મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોની માંગ વધી રહી છે આકાશવાણી પરથી આજે મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે દેશમાં સામાન્ય માણસને જોરદાર બદલાવનો અનુભવ થઇ રહ્યો છે લોકોને આશાની નવી કિરણો દેખાઇ રહી છે તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન વિશ્વને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું પરંતુ આપણે આ સંકટથી પણ એક બોધપાઠ મેળવ્યો અને પોતાની ક્ષમતાઓનો ભરપૂર વિકાસ કર્યો છે

જે લોકોની માનસિકતામાં બદલાવનો મોટો સંકેત છે તેમણે કહ્યું કે ભારતના લોકોની વિચારસરણીમાં આ બદલાવ છેલ્લા એક વર્ષથી આવ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બદલાવને માપવું શકય નથી પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે આ ભાવનાને જીવંત રાખવાની છે અને આને આગળ વધારવાની છે શ્રી મોદીએ દેશવાસીઓને આગ્રહ કર્યો છે કે એક એવી યાદી તૈયાર કરવામાં આવે જેમાં રોજબરોજના ઉપયોગની અનેક વસ્તુઓના નામ હોય

તેમણે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગકારોને પણ આ દિશામાં કાર્ય કરવાની અપીલ કરી

કર્ણાટકના યુવા બ્રિગેડ નામના સંગઠનના યુવાનોનો ઉલ્લેખ કરતા કહયું કે તેમના પ્રયત્નોથી શ્રીરંગપટનમમાં એક પ્રાચીન મંદીરનો જીર્ણોધ્ધાર થયો છે તેમણે કહયું કે કરુણા અને દૃઢ નિશ્ચયથી લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા નવા વર્ષની દેશવાસીઓને શ્રૂભે ચ્છા પાઠવી છે પ્રધાનમંત્રી માલવાહક કોરીડોર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અગીયાર વાગે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી પુર્વીય સમર્પિત માલવાહક કોરીડોરના ન્યુ ભાઉપુર ન્યુ ખુર્જા વિભાગનું ઉદઘાટન કરશે

મંત્રાલયે આજે આ અંગે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે માર્ગદર્શિકા બહાર પાડી

ઇટાલીમાં એક નર્સ એક પ્રોફેસર અને એક ડોકટરને રોમની એક હોસ્પિટલમાં આ રસી આપવામાં આવી સ્પેનમાં પણ રસી આપવાની શરૂઆત કરવામાં આવી ઝેક ગણરાજયમાં પ્રધાનમંત્રી આદ્રેજ બાબીસ સૌ પ્રથમ રસી લેનારાઓમાં સામેલ થયા આ સાથે જ રાષ્ટ્રીય સ્તરે રસીકરણની શરૂઆત કરવામાં આવી

હંગેરીના સાઉથ પેસ્ટમાં એક ડોકટરને રસી આપવામાં આવી સ્લોવાકીયામાં રોગયાળાના એક વિશેષજ્ઞને પ્રથમ રસી અપાઇ યુરોપીય સંઘના દેશોને ફાઇઝર બાયોએનટેક વેકસીનના પ્રથમ જથ્થા અંતર્ગત દસ હજાર ડોઝ પુરા પાડવામાં આવ્યા છે